જો કે સભાપતિ વેંકૈયા નાયડુએ તેમને આ માટે મંજૂરી આપી ન હતી શ્રી નાયડુએ કહ્યું કે રાષ્ટ્રપતિના સંબોધન અંગેની ચર્ચા વખતે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક મળશે ત્યારે આ મુદ્દા અંગે ચર્ચા કરી શકાશે

વિપક્ષના સભ્યોએ નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં ચૂંટણી પ્રચાર વખતે દિલ્ફીમાં કરેલા વિવાદાસ્પદ નિવેદનનો પણ વિરોધ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્દેશ બાદ મંત્રીઓના જૂથની રચના કરાઇ છે જેમાં આરોગ્યમંત્રી ઉપરાંત નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી વિદેશમંત્રી એસ જયશંકર ગૂહ રાજ્યમંત્રી કિસન રેડ્ડી આરોગ્ય રાજયમંત્રી અશ્વિની કુમાર ચૌબે અને શીપીંગ વિભાગના મંત્રી મનસુખ માંડવીયાનો સમાવેશ થાય છે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

ભારતની મુલાકાત ખુબ જ જરૂરી હોથ તેવી વ્યક્તિઓને ચીનમાં શાંધાઇ અથવા ગ્વાંગઝાઉ ખાતેના ભારતીય રાજદૂતાવાસનો સંપર્ક કરવાની સૂચના અપાઇ છે

જર્મન બ્રિટન અને ફાંસના આરોગ્યમંત્રીઓની આજે બેઠક યોજાય તેવી શક્યતા છે તેઓ મુસાફરીના નિયમો અને સાવચેતી તેમજ આ વાયરસ અંગેના તેમના અભિગમો અંગે વાતચીત કરે તેવી શક્યતા છે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

ફિક્કી દ્વારા આયોજીત એક સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર જાહેર અસ્કયામતોના નિર્માણ અને જે જિલ્લાઓમાં માળખાકીય સુવિધાઓ નથી ત્યાં આ સુવિધાઓ ઉભી કરવા માટે નાણાનો ઉપયોગ કરી રહી છે જેમ કે આરોગ્ય અંગેના ઉપકર દ્વારા મેળવાયેલી રકમનો ઉપયોગ વિકાસ ઇચ્છતા જિલ્લાઓમાં હોસ્પિટલ જેવી આરોગ્ય ક્ષેત્રની માળખાકીય સુવિધાઓ માટે કરવામાં આવશે

તેમણે એમ પણ કહ્યું હતું કે કરદાતાઓને ચાર્ટર રજૂ કરવાનો સરકારનો હેતુ કરદાતા અને સરકાર વચ્ચે વિશ્વાસ મજૂબત કરવાનો છે

વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સઘન ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આજે બપોરે રેલીમાં સંબોધન કરશે ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાંદની ચોકમાં નુક્કડ સભાને સંબોધન કરશે જયારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ચોગી આદિત્યનાથ કૈરારીમાં જાહેર સભાને સંબોધશે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંહ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દ્રસિંહ હ્ડા અને સાંસદ રાજબ્બર કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધશે આમ આદમી પક્ષના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

આ પ્રસંગે આસામમાં રહેલા સાંસ્કૃતિક વૈવિધ્ય દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત જનમેદનીને સંબોધશે

સુબ્રમાસ્થમના અધ્યક્ષપદે અને વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે આ બેઠકમાં રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને રાહતનું થનારૂ વિતરણ અને મનરેગા જેવા વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અગ્રસચિવે લાભાર્થીઓને યોજનાના લાભો મળવામાં થઇ રહેલા વિલંબ અંગે નિરાશાની લાગણી વ્યક્ત કરી હતી

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ આરબ લીગ સંગઠનને શ્રી ડોનાલ્ડ ટ્રમ્પની શાંતિ યોજના પેલેસ્ટીની લોકો માટે અન્યાયી હોવાનું જણાવીને આ યોજના ફગાવી દીધી હતી

યાદી વધુમાં જણાવે છે કે ઇઝરાયેલી લોકો તેમના હસ્તકના વિસ્તારોમાંથી પાછા ફરે ત્યારે જ શાંતિની સ્થાપના શક્ય બનશે